એવી જ રીતે અદાલતે આગામી ત્રણથી યાર મહિનામાં ટ્રસ્ટની રચના કરવાનો આદેશ કેન્દ્ર સરકારને આપ્યો છે સૂચિત ટ્રસ્ટની રચના પછી અયોધ્યા ખાતેની જમીન ટ્રસ્ટને મંદિર બાંધવા માટે સોંપવામાં આવશે સર્વોચ્ય અદાલતે અયોધ્યામાં મહત્વની જગ્યાએ મસ્જિદ બાંધવા પાંચ એકર વૈકલ્પિક જમીન આપવાનો આદેશ પણ આપ્યો છે અદાલતની બંધારણીય બેન્યમાં મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાંત ન્યાયાધીશ એસ

એ નઝીરનો સમાવેશ થાય છે

આજે સાંજે રાષ્ટ્રજોગ સંબોધન કરતાં શ્રી મોદીએ કહ્યું કે દેશ વિવિધતામાં એકતાને માને છે આજે દાયકાઓ જૂનો કેસ પૂરો થયો અને તે અંગેના ચૂકાદાને સ્વીકારીને સમગ્ર દેશે નવો ઇતિહાસ લખ્યો છે પ્રધાનમંત્રીએ દેશવાસીઓને સાથે મળીને દેશને વિકાસના પંથે આગળ ધપાવવા સહિયારો પ્રયાસ કરવા અનુરોધ કર્યો છે તેમણે કહ્યું કે આ યૂકાદો સર્વસંમતિથી અપાયો હોવાથી ભારતીય ન્યાયતંત્રના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે તેમણે કહ્યું કે કાયદો અને નિયમોનું પાલન કરીને વધુ ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવું તે આપણાં સહુની જવાબદારી છે

તેમણે શાંતિ એકતા અને ભાઇયારો જાળવી રાખવા લોકોને અપીલ કરી છે તેમણે કહ્યું કે સર્વોચ્ય અદાલતે દરેક પક્ષને રજૂઆત કરવા માટે પૂરતો સમય અને તક આપ્યો હતો અને સદીઓ જૂના કેસને સુમેળભર્યા રીતે ઉકેલ્યો છે પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સર્વોચ્ય અદાલતનો આ ચૂકાદો ભારતના ન્યાય પ્રણાલીમાં લોકોને વિશ્વાસ મજબૂત કરશે ઘણા કેન્દ્રિય મંત્રીઓએ પણ સર્વોચ્ય અદાલતના ચૂકાદાને આવકાર્યો છે ગૃહમંત્રી અમિત શાહે આ ચૂકાદાને સહજતાથી સ્વીકારવા બધા જ ધર્મોના લોકોને અપીલ કરી છે અને એક ભારત શ્રેષ્ઠ ભારત તથા શાંતિ પ્રત્યે સમર્પિત રહેવા અપીલ કરી છે સંરક્ષણમંત્રી રાજનાથસિંહે સર્વોચ્ય અદાલતના ચૂકાદાને સીમાયિન્હરૂપ ગણાવ્યો છે કોંગ્રેસ પક્ષે બધા જ સમુદાયોને બિનસાંપ્રદાયિક મૂલ્યો અને ભારતીય બંધારણની ભાવના જાળવી રાખવા અપીલ કરી છે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરનાર મહત્વના લોકોમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર માહિતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરનો સમાવેશ થાય છે

ના વડા મોહન ભાગવતે સર્વોચ્ય અદાલતના યૂકાદાને ઐતિહાસિક ઓળખાવીને તેને કોઇ પણ પક્ષનો વિજય કે પરાજય તરીકે ન લેવાની અપીલ કરી છે હિન્દુ મહાસભાના વકીલ વરૂણકુમાર સિન્હાએ જણાવ્યું છે કે સર્વોચ્ય અદાલતે તેના યૂકાદાથી વિવિધતામાં એકતાનો સંદેશો આપ્યો છે

તેમણે કહ્યું કે દેશમાં એકતા સામાજિક સુમેળ અને ભાઇચારો જાળવી રાખવાની જવાબદારી સામુહિક છે પત્રકારો સાથે વાતચીત કરતાં શ્રી નકવીએ કહ્યું કે આ ચૂકાદાને કોઇ એક પક્ષનો વિજય કે પરાજય તરીકે જોવો જોઇએ નહીં

યૂકાદા અંગે સંતોષ વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે આ બાબતનો હવે ઉકેલ આવ્યો છે

કેન્દ્રિય માહિતી અને પ્રસારણ મંત્રાલયે સર્વોચ્ય અદાલત દ્વારા અયોધ્યા જમીન વિવાદ કેસમાં આપેલા યુકાદાને ધ્યાનમાં રાખીને આ મુજબ સૂયના જારી કરી છે મંત્રાલયે જણાવ્યું છે કે કોઇ પણ કાર્યક્રમમાં ધર્મ કે સમુદાય ઉપર અવળી અસર થાય તેમજ દેશ વિરોધી વલણ ઉભું થાય તેવી રજૂઆત હોવી જોઇએ નહીં

આજે પંજાબમાં ગુરૂદાસપુર ખાતે ડેરાબાબા નાનકમાં કરતારપુર કોરીડોરની ચેકપોસ્ટનું ઉદ્દઘાટન કરતાં તેમણે આ મુજબ જણાવ્યું કરતારપુર કોરીડોરના ઉદ્દઘાટન બાદ પ્રધાનમંત્રીએ દરબાર સાહિબ ગુરૂદ્વારામાં ગ્રંથ સાહિબ સમક્ષ શીશ ઝુકાવીને વંદન અને પ્રાર્થના કરી હતી તેમણે ભારતના લોકોની લાગણી સમજવા બદલ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનનો આભાર માન્યો હતો શ્રી મોદીએ કહ્યું કે ગુરૂનાનક દેવ સમગ્ર માનવ જાતિ માટે પ્રેરણાસ્રોત સમા છે આજે બપોરે શીખ ભાવિકોનો પ્રથમ જથ્થો કરતારપૂર કોરીડોર માર્ગે પાકિસ્તાનમાં પ્રવેશ્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અકાલ તખ્તના જથ્થેદાર ગ્યાની હરપ્રિતસિંહના વડપણ હેઠળના પાંચસો ભાવિકોના જથ્થાને કોરીડોર માર્ગે પ્રસ્થાન કરાવ્યું હતું

તેમણે કહ્યું કે આ બેઠકમાં દિલ્ફી અને આસપાસના વિસ્તારોમાં ઉભા થયેલા પ્રદૂષણના સ્તરને નિયંત્રણમાં લેવા અંગેની કાર્યયોજના વિશે ચર્ચા કરવામાં આવી હતી

જેના લીધે વાયુ પ્રદૃષણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે

મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે પાટનગરમાં સાંસ્કૃતિક શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું

આવતા વર્ષે જાપાનના ટોકિયો ખાતે યોજાનાર ઓલિમ્પિક રમતોત્સવ માટેની શુટીંગ સ્પર્ધાની ભારતની ટીમમાં જો તેજસ્વીનીની પસંદગી થશે તો તે પ્રથમવાર ઓલિમ્પિકમાં રમશે તેજસ્વીનીએ વિશ્વ શુટીંગ સ્પર્ધા અને કોમનવેલ્થ રમતોમાં સુવર્ણ ચંદ્રકો મેળવ્યાં છે